કેન્દ્ર સરકારે ખાતરી આપી છે કે ખાતરના ભાવમાં વધારો નહીં કરવામાં આવે અને જૂના ભાવે જ ખેડૂતોને ખાતર ઉપલબ્ધ કરાશે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

તેમણે રાજ્ય ચૂંટણી પંચને પત્ર લખીને જણાવ્યું છે કે સામાન્ય યૂંટણીની વિવિધ કામગીરીમાં રાજકીય પક્ષોના ઉમેદવારો કાર્યકરો મોટી સંખ્યામાં ફરજ ઉપર રહેતા હોય છે આવા સંજોગોમાં કોરોના સંક્રમણ વધવાની શક્યતા હોવાથી વ્યાપક જનહિતમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોક્રફ રાખે તેવી વિનંતી મુખ્યમંત્રીની યૂંટણી પંચને કરી છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ છે કે આખા સૌરાષ્ટ્ર માથી કોરોના દર્દી રાજકોટ આવતા હોવાથી સારવારનો વ્યાપ સ્થાનિક કક્ષાએ વધારવા માટે સમાજ વાડીમાં સારવાર કેન્દ્ર ખોલવાનો વિકલ્પ હાથ ધરાશે રાજકોટ ખાતે પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે કોરોનાની દવા અને ઈંજેકશનની બિલકુલ અછત પડે નહીં તેવું આયોજન છે રાજકોટ માં કોરોના સંક્રમણની ગઇકાલે યોજાયેલી સમિક્ષા બેઠકમાં શ્રી રૂપાણી સાથે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ પણ જોડાયા હતા રેમડેસીવીર જેવા જીવન રક્ષક ઈજેકશન માટે લોકોને દોડભાગ કરવી પડે નહીં તે માટે વિતરણની નવી વ્યવસ્થા ગોઠવાની પણ જાહેરાત શ્રી રૂપાણીએ કરી હતી

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર હેમંત કોશીયાએ આ માહિતી આપી હતી તેમણે કહ્યું કે રાજ્ય સરકારે ત્રણ લાખ રેમડેસીવીર ઇન્જેક્શનનો ઓર્ડર આપ્યો છે અને રાજ્યની જરૂરિયાતને પહોંચી વળવા પુરતું આયોજન કરાયું છે રાજ્યમાં ગઇકાલે સતત બીજા દિવસે કોવિડના યાર હજારથી વધુ કેસ નોંધાયા છે

રાજકોટ ઓટો મોબાઇલ્સ ડીલર્સ એસોસિયેશનને સ્વેચ્છાએ શનિવાર તેમજ રવિવારે લોકડાઉન જાહેર કર્યું છે બોટાદ જિલ્લામાં રવિવારે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યં છે બોટાદ નગરપાલિકા ચીફ ઓફિસરે માહિતી આપી હતી કે આવશ્યક સેવા સિવાયના તમામ ધંધા રોજગાર રવિવારે લોકડાઉન કરશે અમરેલી જિલ્લામાં શહેરી વિસ્તાર કરતા ગ્રામીણ વિસ્તારના લોકો સ્વૈચ્છિક લોકડાઉન કરવા નક્કી કર્યું છે લીલીયાના આંબા ગામ બગસરાના ગુંજીયાસર અને હામાપુરમાં બપોર એક વાગ્યા બાદ બજારો સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે ગુજરાત જાહેર સેવા આયોગ જી પી એસ સી એ એપ્રિલ માહિનામાં યોજનારી બધી પ્રિલિમિનરી પરીક્ષાઓ મોક્રફ રાખવાનો નિર્ણય કર્યો છે જીપીએસસીના અધ્યક્ષ દિનેશ દાસાએ ગઇકાલે ટ઼વિટર પર જણાવ્યું હતું કે કોરોનાની હાલની પરિસ્થિતીના કારણે વિદ્યાર્થીઓએ તરફથી કરાયેલી રજૂઆતના પગલે આ નિર્ણય કરાયો છે

કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ખાતરી આપી છે કે ખાતરના ભાવમાં વધારો નહીં કરવામાં આવે અને જૂના ભાવે જ ખેડૂતોને ખાતર ઉપલબ્ધ કરાશે ખાતરના નવા ભાવ નક્કી ન થાય ત્યાં સુધી નવા ખાતરનું વેચાણ મોફક રાખવાની ઇફકોની જાહેરાત બાદ કેન્દ્ર સરકારે ગઇકાલે દેશની ખાતર ઉત્પાદન કરતી કંપનીઓ સાથે ઉચ્ય સ્તરીય બેઠક યોજી હતી જેમાં આ નિર્ણય કરાયો હતો આ અંગે વધુ માહિતી આપતા શ્રી માંડવિયાએ આ મુજબ જણાવ્યું હતું